તેમણે કહ્યું કે પારદર્શકતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી તેમણે પક્ષ અને સરકાર વચ્ચે તાલમેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાર્ચ અને કાર્યકર્તા આશ્ચર્ચજનક પરિણામ લાવી શકે છે શ્રી મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને વારણાસી ખાતે સંબોધિત કરતા પોતા માટેનો પ્રેમ અને વિશ્વાસ દાખવવા માટે ઘન્યવાદ કરતાં કહ્યું કે લોકોએ તેમને પ્રધાનમંત્રી બનાવ્યા છે પરંતુ તેઓ કાશીના લોકો માટે એક સાધારણ કાર્ચકર્તા છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભાજપાના કાર્ચકર્તાઓ કે જેમણે પાર્ટી માટે પોતાનું બલિદાન આપ્યું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ત્રી મોદી ગુરૂવારે પ્રધાનમંત્રીના બીજા કાર્ચકાળ માટે શપથ થ્રહણ કરશે

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અગ્રસચિવ મુકેશ પુરીએ અગ્નિકાંડનો તપાસ અહેવાલ તૈયાર કરી મને સોંપ્યો છે અગ્નિકાંડ માટે જવાબદાર હોય તેવા કોઈને કાયદાની પક્કડમાંથી છટકવા નહીં દેવાય તેવી ખાતરી તેમજ્ઞે જનતાને આપી છે

યુનિસેફ દ્વારા આ વર્ષને મેન ફોર મેન્સ્ટુએશન ની થીમ હેઠળ ઉજવવામાં આવી રહેલ છે

જિલલામાં પણ ફરી અગનવર્ષાનો માહોલ સર્જાચો છે તીવ્ર તાપે સમગ્ર જનજીવનને આફળ વ્યાફળ કરી દીધું છે

આકાશ વન એસ આજ શ્રેણીના પ્રક્ષેપાસ્ત્રનું નવ સંસ્કરણ છે જે દુશ્મનના લડાકુ વિમાનો અને ડ્રોનનો પ્રભાવી રીતે વાશ કરવાર્મા સક્ષમ છે